નીતિ આયોગે આગામી ત્રણ વર્ષમાં એક હજાર થી વધુ રૂરબન કલસ્ટરો વિકસાવવાની દરખાસ્ત કરી છે

ભારતને આશા છે કે શ્રી ટ્રમ્પની ભારતની આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષાની તક મળશે તથા ભારત અમેરિકા વ્યુહાત્મક ભાગીદારીને નવું બળ મળશે

શ્રી રવિશકુમારે કહ્યું કે આ મંત્રણા વખતે એચ વન બી વિઝાનો મુદ્દો પણ ચર્ચાના કેન્મમાં રહેશે

અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે શ્રી ટ્રમ્પ અને શ્રી નરેન્પ મોદી અમદાવાદમાં સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરશે તથા ઉપસ્થીત જનમેદનીને સંબોધન કરશે

બહ્માળી નવા વડામથકમાં છ હજાર કર્મચારીઓને બેસવાની વ્યવસ્થા રહેશે

ભૂમિદળનું નવું વડુમથક આગામી પાંચ વર્ષમાં બાંધવામાં આવશે આ પ્રસંગે શ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે સૂચિત વડામથકમાં વાહનોને કારણે ઉભા થતાં હવાના પ્રદૃષણની સમસ્યા ઓછી રહે તેવું ધ્યાન રખાયું છે મંત્રીએ જણાવ્યું હતું કે સશરુષ દળીના જવાનોએ કરેલી મહાન કામગીરી અને આપેલા બલિદાનના કારણે જ ભારત એક મજબુત રાષ્ર્ બની શક્યું છે અ પ્રસંગે સર્વધર્મ પ્રાર્થના પણ યોજાઈ હતી

શ્રી રવિશ કુમારે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાનારી પ્રતિનિધિ સ્તરની વાતચીત દરમ્યાન સંરક્ષણ સલામતી અને વેપાર સહિત બધાજ મુદ્દાઓને આવરી લેવાય તેવી સંભાવના છે

નરવણેએ જણાવ્યુ છે કે સર્વોચ્ય અદાલતે આપેલા નિર્દેશ મુજબ સેનાની મહિલા અધિકારીઓને પર્મનન્ટ કમિશન આપવા અંગે માર્ગદર્શિકા તૈયાર છે અને ભારતીય સેના કોઇપણ સૈનિક સાથે ભેદભાવ કરતી નથી કાશ્મીરની પરિસ્થિત અંગે બોલતા તેમણે કહ્યું કે સેના આંતકવાદી જૂથો ઉપર દબાણ રાખી રહી છે અને કાશ્મીરમાં આંતકવાદી પ્રવૃતિઓમાં ઓટ આવી છે

તેમણે કહ્યું કે અગાઉની બે ફ્લાઈટમાં ભારત નહીં આવી શકેલા તથા ભારત પાછા ફરવા ઈચ્છતા ભારતીયોએ ચીનમાં ભારતીય રાજદૂતાવાસનો સંપર્ક કરવાનો રહેશે

આ યોજનાનો હેતુ વિકાસના માર્ગે ચાલી રહેલા ગ્રામીણ વિસ્તારોને શહેરોજેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે આ મિશન અંતર્ગત યોગ્ય આયોજન સાથે ગ્રામીણ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પૂરી પાડીને આર્થિક વિકાસને નવુ બળ આપવામાં આવે છે

દિલ્ફીમાં સહિત સમગ્ર દેશમાં આવેલા શિવ મંદિરોમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટીને દર્શન અને અભિષેક પૂજા કરી રહ્યા છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુ અને પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રી નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે પ્રધાનમંત્રીએ મહાશિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે શિવરાત્રીનું આ પર્વ બધા જ દેશવાસીઓના જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને ખુશી લાવે તેવી શુભે ચ્છા છે

અગાઉ ન્યુઝીલેન્ડના સુકાની કેન વિલિયમ્સને ટોસ જીતીને ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું

આ બંને વરિષ્ઠ નાગરિકો ક્રમ શહેરના નિવાસી હતા આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે નવા નોંધાયેલા ત્રણ પૈકી બે કેસો કુમ શહેરના છે અને એક અરાક શહેરનો છે ઈરાનમાં બે વ્યક્તિઓના કોરોના વાયરસના કારણે મૃત્યુ નિપજતા ઈરાકે પોતાના નાગરિકોને ઈરાનમાં પ્રવાસ કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે દરમિયાન કુવૈત અરવેઝે પણ ઈરાન જતી તમામ ફ્લાઈટ રદ કરી છે

કોરિયાના ચોથા ક્રમાંકના દેબુ શહેરના મેયરે ત્યાંના નિવાસીઓને શક્ય એટલું ઘરમાં રહેવાની સુચના આપી છે

અહિંના નાગરિકો સાવચેતીના પગલાંરૂપે મોઢે માસ્ક લગાવીને દૈનિક કામગીરી માટે બહાર નિકળે છે

કાઢમંડુમાં આવેલા વિખ્યાત પશુપતીનાથ મંદિરના ચારેથ દરવાજા આજે પરોઢના ત્રણ વાગ્યાથી ખુલ્લા મુકાયા છે પશુપતીનાથ મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્ત નેપાળ ઉપરાંત ભારત સહિત અન્ય દેશોના ભાવિકો પણ આજે ખાસ પુજા અર્ચના કરશે

આજે વહેલી સવારથી ભાવિકો શ્રીલંકામાં આવેલા અને રામાયણ કાલીન મનાતા પાંચ શિવમંદિરોમાં વિશેષ પૂજા અભિષેક માટે ઉમટી રહ્યા છે શ્રીલંકાના રાષ્ટ્રવપ્રમુખ ગોતાબાયા રાજપક્ષે અને પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ શ્રીલંકાના નાગરિકોને મહાશિવરાત્રી પર્વની શુભેચ્છાઓ પાઠવે છે